એનઆઇએ દ્વારા પશ્ચિમ બંગાળ અને કેરળમાં અલ કાયદા સાથે જોડાયેલા નવ

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે દેશના આઠ દરિયાકાંઠા પર પ્રખ્યાત બ્લુ ફલેગ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય પ્રમાણપત્ર માટે ભલામણ કરવામાં આવી છે અમેરીકાએ દેશની સુરક્ષાને ખતરો હોવાનું જણાવતાં ચીનની ટીકટોક અને વી ચેટ એપ પર પ્રતિબંધ મુકયો છે

બધા જ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું છે કે સરકારને માહિતી મળે છે કે કેટલાક રાજ્યો પોત પોતાના પ્રદેશમાં આવેલી સંસ્થાઓને ઓકસીજનની આંતર રાજય આપુર્તિ માટે અટકાવે છે તેમણે એમ પણ જણાવ્યું કે કેટલાક રાજયો પોતાના જ રાજયની હોસ્પિટલોમાં ઓકસીજન આપુર્તી માટે આદેશ આપે છે શ્રી ભલ્લાએ કહયું કે તબીબી ઓકસીજન જન આરોગ્ય સંબંધિત અનિવાર્ય વસ્તુ છે તેમણે ઓકસીજન વાહનોની અવર જવર માટે પરીવહન અધિકારીઓને ખાસ સુચના આપી હતી

મંત્રાલયે જણાવ્યું છે કે તપાસ અને ઉપચારના અસરકારક અમલથી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે

વેકૈયાહ નાયડુએ ગૃહ સચિવ આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયના સંયુકત સચિવ તથા ભારતીય આર્યુવિજ્ઞાન સંશોધન પરીષદના મહાનિદેશક સાથે એક બેઠક યોજીને કોવીડ મહામારી દરમિયાન સાંસદોના આરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા અંગેના ઉપાયો બાબતે ચર્ચા કરી હતી

સભાપતિએ કહ્યું કે ગૃહમાં એક બીજા વચ્ચે છ ક્રટનું અંતર રાખવા પર ભાર મુકચો હતો આ અગાઉ ગૃહમાં પુર્વ સભ્ય નાઝનીન ફારૂકનું નિધન થતાં બે મીનીટનું મૌન પાળીને તેમને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી એનઆઇએ રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઇએ ધ્વારા પશ્ચિમ બંગાળ અને કેરળમાં અલ કાયદા સાથે જોડાયેલા નવ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે

ધરપકડ કરાયેલાઓમાં પશ્ચિમ બંગાળના છ અને કેરળના ત્રણ આતંકવાદીઓનો સમાવેશ થાય છે એનઆઇએ એક નિવેદનમાં જણાવ્યું કે આ આતંકવાદીઓનો નિર્દોષ લોકોને મારવા તેમજ તેમના મગજમાં આતંકનો ડર ઉભો કરવાના ઉદેશ્યથી ભારતના મહત્વપુર્ણ સ્થળો પર હ્મલા કરવાની યોજના બનાવી રહ્યાં હતા આ આતંકીઓ પાસેથી ડીજીટલ સાધનો દસ્તાવેજ જેહાદી સાહિત્ય હથિયારો અને ઘરમાં બનાવાય તેવા વિસ્ફોટક બનાવવાના સહિત્યને જપ્ત કરવામાં આવ્યું છે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ કે પાકિસ્તાન સ્થિત અલકાયદા ધવારા આ લોકોને સોશ્યલ મીડીયા પર આતંકવાદી કટૂરપંથી બનાવીને રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણા સ્થળે હમલા માટે ઉશ્કેરવામાં આવે છે પ્રકાશ જાવડેકર પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે દેશના આઠ દરિયાકાંઠા પર પ્રખ્યાત બ્લુ ફલેગ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય પ્રમાણપત્ર માટે ભલામણ કરવામાં આવી છે જેમાં ગુજરાતના શિવરાજપુર બીચ દમણ અને દીવના ઘોઘલા બીચનો સમાવેશ થાય છે કોઇપણ દરિયાકાંઠાને બ્લુ ફલેગના રૂપમાં માન્યતા ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને તે વિસ્તારના વિકાસને ઉત્તેજન આપવાના હેતુથી અપાય છે બ્લુ ફલેગ આંતરરાષ્ટ્રીય ઇકો લેબલ માટે ગુજરાત ઉપરાંત કર્ણાટકનો કાસર કોડ અને પદુબિદરી બીય કેરળનો કપ્પાડ આંધ્ર પ્રદેશનો રુશીકોડા ઓડિશાનો ગોલ્ડન તથા આંદામાન નિકોબાર દ્વિપ સમુહના રાધાનગર બીચનો સમાવેશ થાય છે

આંતરરાષ્ટ્રીય સ્વચ્છ નિર્મળ તટ દિવસની પુર્વ સંધ્યાએ ગઇકાલે તેમણે કહ્યું કે સૌ પ્રથમવાર બ્લુ ફલેગ પર્યાવરણીય પ્રમાણપત્ર માટે આઠ દરિયાકાંઠાની ભલામણ કરવામાં આવી છે પર્યાવરણ અને જળવાયુ પરીવર્તન મંત્રીએ ગઇકાલે વેબીનારના માધ્યમથી ખાસ સંદેશ આપ્યો હતો અને આઇ એમ સેવીંગ માય બીય અભિયાન લોન્ય કરવામાં આવ્યું હતું લોકસભા નાણાં મંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે લોકસભામાં કરવેરા અને અન્ય કાયદાઓની અમુક જોગવાઇમાં સુધારા રજુ કરતું વિઘેયક રજુ કર્યુ આ વિઘેયક માર્ચમાં લાગુ કરેલા વટહકમનું સ્થાન લેશે જેમાં ચોકકસ નિયમોના આધારે સમય મર્યાદા લંબાવીને દંડ માફ કરીને કેટલીક છુટછાટ આપવામાં આવે છે કોરોના મહામારીના કારણે આ વિધેયકમાં કેટલીક છુટછાટો આપવામાં આવી છે અમેરીકા પ્રતિબંધ અમેરીકાએ દેશની સુરક્ષાને ખતરો હોવાનું જણાવતાં ચીનની ટીકટોક અને વી ચેટ એપ પર પ્રતિબંધ મુકયો છે આ પ્રતિબંધ આવતીકાલ રાતથી લાગુ થશે અમેરીકાના વાણિજય મંત્રી વિલ્બર રોસે જણાવ્યું કે આ એપથી રાષ્ટ્રીય સુરક્ષા વિદેશ નીતી અને અમેરીકી અર્થવ્યવસ્થાને ખતરો ઉભો થઇ રહયો છે વ્યવહારિક રૂપે વી ચેટ એપ આવતીકાલ રાતથી બંધ થશે

દરમિયાન ટીકટોક વારા અમેરીકાના ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયની ટીકા કરવામાં આવી છે કંપનીએ કહયું છે કે આ પ્રતીબંધ મનોરંજન અભિવ્યકિત અને સંપર્કને રોકવાનો પ્રયાસ છે

જયશંકરે કહ્યું છે કે ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહયોગમાં વધારો થયો છે નવી દિલ્હી ખાતે ભારતીય વાણિજયીક અને ઉદ્યોગ મંડળ પરીસંઘ ફિકકી ધ્વારા ભારત જાપાન અહેવાલ બહાર પાડવામાં આવ્યો તે પ્રસંગે વિદેશ મંત્રીએ આ પ્રમાણે જણાવ્યું હતું તેમણે કહયું કે જાપાનથી સીધા મુડીરોકાણમાં વધારો થયો છે અને ભારતમાં જાપાનની કંપનીઓની સંખ્યા વધી છે વિદેશ મંત્રીએ કહ્યું કે જાપાન એકલો દેશ છે જેની સાથે ભારત વાર્ષિક શિખર સંમેલન અને બે મંત્રાલયો સાથેની મંત્રણાનું આયોજન કરે છે તેમણે કહ્યું કે ભારત અને જાપાન વચ્ચે પરસ્પર હિત અને વિશ્વ પ્રત્યેના તેમના દ્રષ્ટીકોણમાં પુર્ણ તાલમેલ છે તે સ્પષ્ટ જોવા મળે છે વિરાટ વિમાન ભારતીય નૌકાદળનું સેવા મુકત થયેલુ વિમાન વાહક જહાજ વિરાટ આજે મુંબઇના નૌકાદળમાંથી ગુજરાતમાં અલંગ ખાતે પહોંચવા પોતાની અંતીમ યાત્રા શરૂ કરશે

વિરાટને સંગ્રહાલય કે રેસ્તરાંમાં પરીવર્તિત કરવાના પ્રયત્ન કરાયા હતા પરંતુ કોઇ યોજના સફળ થઇ ન હતી

આ યાત્રા બે દિવસમાં પુર્ણ થશે આ કંપનીએ આ જહાજને નિલામી ધ્વારા વિઘટીત કરવા માટે મેળવ્યું હતું

અફઘાન તાલીબાન બંને પક્ષોને આત્મવિશ્વાસ વધારવા તેમજ હિંસાને બદલે સદભાવ વધે તેવા ઉપાય યાલુ રાખવા પરીષદે પ્રોત્સાહન આપ્યું છે

આ બેઠક સુરક્ષા સમજુતી અંગેની ફેબ્રુઆરીમાં અમેરીકા અને તાલીબાનના પ્રતિનિધિઓની બેઠક બાદ શરૂ થઇ છે આઇપીએલ આઈપીએલ ટ્રર્નામેન્ટ આજથી અબુધાબી ખાતે શરૂ થશે

પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપરકિંગ્સ સામે થશે